પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળની સૌપ્રથમ બેઠક આજે ન્યુ દિલ્ફીમાં યોજાશે

હ્વાઈદળ ભૂમિદળ અને સ્થાનિક પર્વતારોહ્કોની ટુકડી આજે સવારે સ્થળ તરફ રવાના થઈ છે અરબી સમુદ્રમાં ઉઠેલું વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે

ભારતમાં નવા રાજદૂત તરીકે ચીને પીઢ રાજદ્વારી સુન વેલડોંગની નિમણૂંક કરી છે આઈસીસી વિશ્વકપ ક્રિકેટમાં આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન

તેમાં સરકારની કામગીરી અંગેની કાર્યયોજના રજૂ થાય તેવી સંભાવના છે અગાઉ શ્રી મોદીએ વિવિધ મંત્રાલયોના સચિવો સાથે બેઠક યોજી તેમને પંચવર્ષીય આયોજન રજૂ કરવા જણાવ્યું અને તેમાં લક્ષ્યાંકો સુચિત કરવા પર ભાર મૂક્યો છે આજે મંત્રીમંડળની બેઠક પજેલાં કારોબારી મંત્રીઓની બેઠક પર મળશે

આકાશવાણી ધ્વારા જનસંવાદના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પોતાના વિયારો રજુ કરે છે

અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના નાયબ કમિશનર રાજીવ તાકુકે જણાવ્યું કે તેઓ ફેલિક્રોપ્ટર મારફતે નજીકના સ્થળે ઉતરશે અને બાદમાં જરૂર પડશે તો દોરડાની મદદથી સ્થળ પર પહોંચાડશે અકસ્માત સ્થળે ગાઢ જંગલો ફોવાથી અને પર્વતીય વિસ્તારો ફોવાથી પફોંચવું મુશ્કેલ છે

ગઇ ત્રીજી જૂને તે જારફટથી નીકબ્યા બાદ મેચુકા જતાં રસ્તામાં તૂટી પડ્યું હતું ગઇકાલે તેનો કાટમાળ મળી આવ્યો છે

મી દૂર છે વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે સુરત વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર ફવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે રાજ્યમાં વાયુવાવાઝોડા માટે ફાઇએલર્ટ આપવામાં આવ્યું છે

વાવાઝોડાથી અસરગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા બેટ દ્વારકામાં ગીર સોમનાથમાં પાંચ રાજકોટ અમરેલીમાં ચાર જૂનાગઢ પોરબંદર ભાવનગરમાં પ્રત્યેક ત્રણ ટીમો એનડીઆરએફ કાર્યરત થશે

શ્રી શાફે નાગરિકોની સલામતિ માટે વિસ્તારો ખાલી કરાવવા સલામતિનાં પગલાં લેવાં અને વીજળી પાણી આરોગ્ય સંદેશાવ્યવફાર જેવી આવશ્યક સેવાઓ જાળવવા અધિકારીઓને સૂચના આપી છે બેઠકમાં ગૃહ્સચિવ ઉપરાંત ફવામાન વિભાગ પૃથ્વી વિજ્ઞાનના સચિવ અને અધિકારીઓ ફાજર રહ્યા ફતા કેન્દ્ર સરકાર રાજયના અધિકારીઓના સંપર્કમાં છે આ ઉપરાંત નૌકાદળ તટરક્ષકદળ ભૂમિદળ અને ફવાઇદળને પણ સાવધ કરાયા છે

તેમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર રાષ્ટ્રીય વાહક રોગ નિયંત્રણ કાર્યક્રમ ભારતીય તબીબી સંશોધન પરિષદ તથા એઈમ્સ પટણાના ડોકટરો જાડાશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્ફીમાં આ અંગેની સમીક્ષા બેઠક યોજી ફતી તેમણે કફયું કે બિહ્નરના આરોગ્ય મંત્રી મંગલ પાંડેની રજુઆતના આધારે આ ટુકડી કામગીરી કરી રફી છે

તેમાં ભારતીય બેંક સંગઠનના મુખ્ય અધિકારી વી

કન્નન અધ્યક્ષ રહેશે અને સ્ટેટ બેંક એચડીએફસી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એટીએમ ઉદ્યોગ સંગઠન અને ટાટા પેમેન્ટ સોલ્યુશનના પ્રતિનીધિઓ ફશે તેઓ ફાલની ચુકવણી મર્યાદા અને તેની પર લાગતા દર એટીએમ વ્યવફાર માટે બે બેંકો વચ્ચેના દર વગેરે અંગે ચર્ચા કરીને બે મફિનામાં અહેવાલ રજુ કરશે

સી પી

પી એ

પુછપરછના પહેલા દિવસે તપાસ અધિકારીઓએ પ્રફલ્લ પટેલનું મની લોન્ડરીંગ પ્રતિબંધક ધારા હેઠળ નિવેદન નોંધ્યું હતું